ટૂંક સમયમાં જ જાહેર કરાશે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની યૂંટણી માટે પ્રયાર વેગીલો બન્યો છે

એમ સી

ફીરાસતમાં મોકલાયા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વાજેદે જાહેર કર્યું છે કે ભારત સાથેની તમામ રેલવે લાઇન શરૂ કરાશે

તેમને મદદ કરનારાઓનો જલ્દીથી જાહેર કરવામાં આવશે નવી મુંબઇના ખારઘરમાં અને ચુંટણી રેલીને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે લોકો પુછે છે કે આ ગુનેગારોને ભાગવા માટે કોણે મદદ કરી અને ગુનેગારો સાથે તેમનો સંબંધ શુ છે ધંધાકીય વ્યવસાયિક કે અન્ય દાઉદ ઇબ્રાહીમ ટાઇગર મેમણ અને આ કેસના અન્ય મુખ્ય આરોપી સીરીયલ બોમ્બ ધડાકા પછી તરત જ પાકિસ્તાન ભાગી ગયા હતા વિપક્ષોએ તે સમયે શરદ પવારની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકાર પર અસામાજીક તત્વો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો જેને શ્રી પવાર અને તેમના સાથીઓએ નકારી કાઢથો હતો શ્રી મોદીએ કહ્યું અપરાધીઓ ગભરાયા છે અને અસંગત વિષથો ઉભા કરીને ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરી રહયાં છે પરંતુ લોકો તેમની પાસેથી અપરાધોનો જવાબ માંગશે

આ મતદાન મથકોએ કેન્દ્રિય અર્ધલશ્કરી દળના જવાનો અને નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે હરીયાણામાં રાજકીય પક્ષો તેમના યુંટણી પ્રયારમાં પ્રાદેશિક અને રાષ્ટ્રિય મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે મહારાષ્ટ્રમાં બધા જ રાજકીય પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓ રાજયમાં રેલીઓ યોજી રહયા છે

સી પી ના જોડાણ વચ્ચે સીધો રાજકીય જંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પુણે સાતારા અને પરળીમાં ત્રણ યુંટણી રેલીઓ સંબોધશે શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરે પાલઘર બોઇસર ડફાણુ અને વિક્રમગઢ ખાતે રેલી યોજશે રેલવે મંત્રી પિયુષ ગોયલ આજે મીરા ભાઇન્દરમાં યુંટણી રેલી યોજશે જયારે કોંગ્રેસના અગ્રણી જ્યોતીરાદિત્ય સિંધીયા લાતુર સોલાપુર અને પુણેમાં જયારે કર્ણાટક ભુતપુર્વ મુખ્યમંત્રી સિધ્ધ રમૈયા સાંગલી અને અકકલકોટ મત વિસ્તારમાં યુંટણી સભા યોજશે દરમિયાન મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાના નાસીક સાયકલ ફાઉન્ડેશન ધ્વારા આજે મુંબઇમાં સાયકલ રેલી યોજાશે

ગઇકાલે પીએમસી બેંક કૌભાંડ કેસના ત્રણ આરોપીઓ એયડીઆઇએલના મેનેજીંગ ડીરેકટર રાકેશ વાધવાન તેનો પુત્ર સારંગ તથા પીએમસી બેંકના ભુતપુર્વ અધ્યક્ષ વરથામસિંહને ગઇકાલે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એસ જી શેખ સમક્ષ હાજર કરાયા હતા દરમ્યાન એન્ફોર્સમેન્ટ વિભાગે મની લોન્ડરીંગ કેસમાં આરોપી વાધવાન જોડીની કસ્ટડી મેળવવા મુંબઇની ખાસ અદાલતમાં અરજી કરી છે અદાલતે જરૂરી ઔપયારીકતાઓ પુર્ણ કરવા એન્ફોર્સમેન્ટ વિભાગને નિર્દેશ આપીને યોકકસ તારીખ આપ્યા વિના સુનાવણી મુલતવી રાખી હતી

વોશીગ્ટનમાં આઇએમએફના વડા મથકે ફીકકીના સહકારથી અમેરીકા ભારત વ્યુહાત્મક ભાગીદારી મંય ધ્વારા થોજાયેલા કાર્યક્રમમાં તેઓ બોલી રહયાં હતા નાણાં મંત્રીએ ભારતને ઝડપથી વિકસતુ અર્થતંત્ર બતાવીને ભારત પાસે કુશળતા ધરાવતું માનવ બળ હોવાનું જણાવ્યું હતું તેમણે આંતરરાષ્ટ્રીય મુડી રોકાણકારોને ખાતરી આપી હતી કે સરકાર સુધારા લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે સુશ્રી સીતારામણે જણાવ્યું કે વપરાશને પ્રોત્સાફન આપવા માટે નાણાં મંત્રાલયે બેંક અને અન્ય સંસ્થાઓને સાથે મળીને કામ કરવા તથા નાના શહેરો અને ગામો સાથે સંપર્ક વધારવાની સુચના આપી છે

સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહીત દરરોજના મુસાફરોને તેની અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ છે

તેઓ ગઇ કાલે ઢાંકા અને કુરીગ્રામ વચ્ચે પ્રથમ ઇન્ટરસીટી ટ્રેનના ઉદગાટન સમારંભમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યુ કે આ રેલ્વે લાઇનોથી બાંગ્લાદેશ રેલ્વેને લાભ મેળવવામાં મદદ કરવા ઉપરાંત બંને દેશો વચ્ચે વાતચીત વિકસાવાશે

હાલમાં બે દેશો વચ્ચે યાર રેલ્વે સેવાઓ યાલી રહી છે પશ્રિમ બંગાળ અને આસામને બાંગ્લાદેશ સાથે જોડવા માટે કરીમગંજ થી શાહબાજપુર અને હલ્દીબારી થી ચીલહાટી સુધી બે વધુ રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે

ચુંટણી પંચના વડા મહિન્દા દેશપ્રિયા એ જણાવ્યું છે કે રાજકીય પક્ષોને યુધ્ધ અથવા સેનાના વિજયને લગતા મુદ્દાઓ નફી ઉઠાવવાની સુચના અપાઇ છે ચુંટણી પંચે શ્રીલંકાના વર્તમાન આર્મી કમાન્ડર સેવેન્દ્ર સિલવાના નિવેદનનો ઉપયોગ કરીને પ્રમુખ પદના એસ

પક્ષના ઉમેદવાર ગોટાભાયા રાજપક્ષે ધ્વારા દૈનિકમાં અપાયેલી જાહેર ખબરને વખોડી કાઢી છે યુંટણી પંચે આ જાહેર ખબર અંગે સ્પષ્ટતા કરવા સેનાના કમાન્ડર સિલવાને આદેશ આપ્યો છે તેમણે ચેતવણી આપી છે કે સેનાના કમાન્ડર જો સ્પષ્ટતા નહી કરે તો તે બાબતને કાયદાના ભંગ સમાન ગણાશે